ઓકિસજન પુરવઠઠા મુદે વધુમાં જણાવ્યું હતું કે ઉત્પાદન અને સપ્લાય વધારશે તેમજ દરેક રાજયોને ઓકિસજનના ટેન્કરની અવરજવર સરળ રીતે થાય તે નિશ્ચિત કરવુ તેમજ રાજયોમાં જૂદો જુદો હોસ્પિટલોમાં ઓકિસજન પહોંચાડવા ઉચ્ચસ્તરની સંકલિત સમિતિનો રચના કરવી અને રાજયોને ઓકિસજન દવાઓ અન દવાઓની સંગ્રહખોરીને કાળાબજાર અટકાવવા તાકીદ કરી હતી આરતી ભટ ધનવંતરી કોવિડ હોરિપટલ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અમીતભાઈ શાહ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં જીઅમડીસી ગ્રાઉન્ડ ખાત ધન્વતરી કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ સર્વગાહો સમીક્ષા કરી હતી

રાજયમાં રવયંસેવક સંગઠનોની સહાય થી ઠેરઠેર આઈસોલેસન સેન્ટર શરૂ કરવામાં આવશે

રાજયપાલ આચાર્ય દેવવત હાલના કોરોના સંક્રમણના કપરાકાળમાં યથાયોગ્ય સહયોગ અને લોકજાગતિ માટ સતો મહંતો ધર્મગુરૃઓને આગળ આવવા રાજયપાલ આચાર્ય દેવવ્રતે અપીલ કરી છે રાજયના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દવારા કોરોના સંક્રમણ સામેનો લડાઈમાં સંતો મહંતો ધર્મગુરૂઓ સહયોગ અને માર્ગદર્શન હેતુથી અક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેના દવારા સંતો ધાર્મિક વડાઓ પોતાના ઉપલબ્ધ સંસાધનોનો કોરોના સારવાર માટે ઉપયોગ કરવા સહયોગ આપે આ ચિંતન બેઠકમાં ઉપસ્થિત ધાર્મિક સંસ્થાના વડા સંતો મહંતોએ કોરોના સંક્રમણના સામના માટે પૂર્ણ સહયોગ આપવાની વાત કરી હતી

આરતી ભટ સ્વેચ્છિક લોકડાઉન ભુજમાં ત્રિદિવસીય સ્વૈચ્છક લોકડાઉન સ્વીકારીને શહેરના નાના મોટા સૌ વેપારીઓ સજજડ બંધન સહયોગ આપ્યો હતો ત અંગે વધુ વિગત આપતા ભુજ નગરપતિએ આ મજબ જણાવ્યું હતું